કોરોના વાયરસના પ્રસારને અટકાવવાના હેતુથી પ્રધાનમંત્રીએ લોકોને સ્વેચ્છાથી ઘરમાં રહેવાની અપીલ કરી હતી આજે જાહેર પરિવહન સેવા સ્થગિત કરાઇ છે અથવા સીમિત રખાઇ છે

નાગરિકોનો પણ ઉત્સાફ નોંધપાત્ર ગણાવી શકાય

શ્રી મોદીએ કહ્યું કે આમ કરવાથી તેઓ ફક્ત પોતાના જ નહીં પરંતુ પરિવારના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે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

ગઈકાલે દવા બનાવતી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરતાં તેમણે કંપનીઓને જણાવ્યું કે હવે ઉત્પાદન વધારવાની જરૂર છે

પ્રધાનમંત્રીએ દવા ઉદ્યોગને તંદુરસ્ત ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો અને આવશ્યક દવાઓ તબીબી ઉપકરણો અને કીટનો પુરવઠો સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ દવા ઉદ્યોગોને સંશોધન વધારવા પણ કહ્યું હતું દવા ઉત્પાદક કંપનીઓએ પ્રધાનમંત્રીને ખાતરી આપી હતી કે આવશ્યક દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને ચિંતાનું કારણ નથી

નિતી આયોગના સભ્ય ડો

કે

સમગ્ર દેશમાં તબીબી પરીક્ષણની ગુણવત્તા એક સમાન બનાવવાના હેતુથી આ પગલું લેવાયું છે

માર્ગદર્શિકા મુજબ પ્રાત્રતા ધરાવતા તબીબોની નિમણુંક કરાયા પછી ખાનગી લેબ કોવિડના પરીક્ષણો કરી શકશે

મંત્રાલયે જાહેર મેળાવડાઓમાં જવાનું ટાળવાની સલાહ આપી છે એવી જ રીતે તાવ અને કફની સમસ્યાથી પીડાતી વ્યક્તિએ અન્ય લોકો સાથેના નિકટના સંપર્ક ટાળવાની સલાહ્ અપાઇ છે લોકોને હાથ સ્વચ્છ કર્યા વગર હાથ વડે પોતાના નાક આંખો અને મોઢાનો સીધો સ્પર્શ ટાળવા જણાવાયું છે જાહેર સ્થળોએ થુંકવાથી દૂર રહેવું જોઇએ બધા જ લોકોએ સાબુ અને પાણી અથવા સેનીટાઇઝરની મદદથી હાથ સ્વચ્છ કરવા જોઇએ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

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય ખોરાક અધિનિયમના લાભાર્થીઓને મે મહિના સુધી મફત ઘઉ આપવાનો નિર્દેશ પણ આપ્યો છે દહાડીયા શ્રમિકો માર્ગ પરના વિક્રેતાઓ અને શહેરી વિસ્તારના જરૂરીયાતમંદ પરીવારોને આવશ્યક ચીજ વસ્તુઓના પેકેટ અપાશે શ્રી ગેહલોતે જણાવ્યું કે સામાજીક સલામતી પેન્શન મેળવતા લાભાર્થીઓને એપ્રિલના પહેલા સપ્તાહમાં પેન્શન અપાશે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

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ નવો કેસ વારાણસીમાં નોંધાયો છે

આંધ્રપ્રદેશમાં જનતા કરફયુનો અમલ સફળતાપૂર્વક થઇ રહ્યો છે શહેરો અને ગામોમાં માર્ગો ઉપર પાંખી હાજરી જોવા મળી રહી છે સમાજના બધા જ વર્ગના લોકો સ્વે ચ્છાથી ઘરમાં રહ્યા છે

પાટનગર ઇટાનગરમાં લોકો ઘરમાંથી બહાર નીકળ્યા નથીં અને બજારો અને માર્ગો સુમસામ જણાય છે ત્રીચીમાં જનતા કરફયુનો સફળ રીતે અમલ થઇ રહ્યો છે માર્ગો ઉપર ખૂબ જ ઓછા વાહનો જોવા મળી રહ્યા છે

લાંબા અંતરની દ્રેનો લોકલ ટ્રેન અને બસ નહીંવત સંખ્યામાં યાલી રહ્યા છે મોટાભાગની દુકાનો બંધ રહી છે મુંબઇમાં પણ જનતા કરફયુનો અમલ સારી રીતે થઇ રહ્યો છે દરમિયાન કોકણ વિસ્તારમાં પ્રવેશવાના માર્ગો સીલ કરાયા છે

મેટ્રો રેલ શહેરી બસ સેવા બંધ રાખવામાં આવી છે

રાજ્ય સરકારે જનતા કરફયુનો અમલ આવતીકાલ સવારે છ વાગ્યા સુધી કરવાની જાહેરાત કરી છે

શિબીરમાં પ્રવેશ આપતી વખતે મુસાફરોનું સ્ક્રીનીંગ કરાયું હતું